આ બીલમાં સજામાં વધારો કરવાની જાગવાઈ છે આ ઉપરાંત બાળકો સાથે જાતિય શોષણનો ગુનો આ યરનારાઓ સામે મૃત્યુ પર્યન્તની સજાનો પણ સમાવેશ થાય છે બાળ પોર્નોગ્રાફીને નિચંત્રણમાં લેવા આ ગુનામાં પાંચ વર્ષની સજા સુધીની અને દંડની જાગવાઈ કરવામાં આવી છે

આ સજામાં આજીવન કેદ પણ થઈ શકે છે

તેમણે કહ્યું કે ગયા વર્ષે ગૃહમંત્રાલય દ્વારા જાતિય ગુનાઓનો રાષ્ટ્રીય ડેટાનો પણ આરંભ કરાયો છે

ગઈકાલે રાજ્યસભામાં લેખિત જવાબમાં ગૃહરાજ્યમંત્રી જી

આ બાબતમાં અગાઉ વટહ્કમ બહાર પડાયો હતો તેનું સ્થાન આ વિધેયક લેશે

પૂણે પોલીસના વકીલે જણાવ્યું કે તેના સાથી રોના વિલ્સનના અને સુરેન્દ્ર ગાડલીંગના લેપટોપમાંથી કેટલાક દસ્તાવેજ મળી આવ્યા છે જે દર્શાવે છે કે નવલખા અને તેના જૂથના લોકોના સંપર્ક હિઝબુલ મુજાહ્દ્દીન આતંકવાદી સાથે હતાં

નવલખાની ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ કાયદા હેઠળ ધરપકડ પણ કરવામાં આવી હતી દરમિથાન ન્યાથમૂર્તિ રણજીત મોરેએ અને ભારતીય ડાંગરેની ખંડપીઠે નવલખાને બીજા હ્કમ ન થાય ત્યાં સુધી ધરપકડ કરવામાંથી મુક્તી આપી છે

નાયબ મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી જીશ્વુદેવ વર્માએ પત્રકારોને અગરતલામાં જણાવ્યું કે આ રકમ તાજેતરમાં ત્રિપુરા સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડને મંજૂર કરાઈ હતી આ પહેલા રાજ્ય સરકારે એડીવી પાસે સહાયની માંગણી કરી હતી

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ભારત અને યુકેના સંબંધોને વધુ મજબૂત બનાવવા આતુર છે કન્ઝર્વેટીવ નેતા બોરીસ જાન્સને ગઈકાલે પ્રધાનમંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મેએ ઈંગ્લેન્ડની રાણીને રાજીનામું સુપ્રત કર્યા બાદ શ્રી જાન્શન બોરીસે આ હોદ્દો સંભાબ્યો હતો

પ્રધાનમંત્રીએ હાલના ગૃહ સચિવ સાજિદ જાવેદને નાણામંત્રી પદનો હવાલો સંભાળવા જણાવ્યું છે શ્રી સાજીદ જાવીદે પ્રધાનમંત્રી પદની જંગમાં હતા પરંતુ તેમને કન્ઝર્વેટીવ પક્ષના સાંસદો દ્વારા પૂરતું સમર્થન ન મળવાના કારણે તેમણે શ્રી જાન્સનને ટેકો જાહેર કર્યા હતો

શ્રી

અમેરિકા શાંતિ સંસ્થાનમાં બોલતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું શ્રી ખાન ત્રણ દિવસની અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે

પુરૂષ ડ્રીમાં એશિયન સિલ્વર મેડાલિસ્ટ દિ પક છેલ્લી ક્ષણોમાં તેના હરીફ થાઈલેન્ડના થાઈલેન્ડના સામક સાહેલને હાર આપી હતી

વી

એસ

સાંઈ પ્રણીત પણ બીજા રાઉન્ડની મેચમાં આજે જાપાનના કાંતા સુનેયામાં રમશે પુરુષોની ડબલમાં ભારતની ટોપ જાડી સેત્વક સાંઈ રાજ રેન્કીરેક્રી અને ચિરાગ શેટ્ટીની જાડી બીજા રાઉન્ડમાં ચીનના હોંગ કાંઈ જીયાંગ અને લીયુ ચેન સામે રમશે